પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઇકાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો છે

ભારે વરસાદથી માધવપુર જાંબુર સહિતના ગામમાં વરસાદના પાણી ધૂસી ગયા હતા જામનગરના જોડીયામાં સાડા ચાર ઇંચ કચ્છના નખત્રાણામાં પણ સાડા ચાર ઇંચ અને માંડવીમાં સાડા ત્રણ ભૂજમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો માંડવીમાં વિજયસાગર ડેમ ઓવરફલો થતા રૂકમાવતી નદી બંને કાંઠે વહેતી થઇ રૂકમાવતી નદીના પાણી માંડવી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાથા દરિયાની ભરતીના કારણે જળસપાટી હજી પણ વધવાની શકયતા જણાઇ રહી છે ભારે વરસાદના કારણે અબડાસાના સણોસરાનો કંકાવટી બે ડેમ ઓવરફલો થયો છે

બોટાદ સિંચાઇ થોજના વિભાગના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ ઇતરીયા ડેમ સંપૂર્ણ સલામત છે

ડેમમાં પાણીની આવક થતાં નીયાણવાળા વિસ્તારોને જાણ કરાઇ છે સુરેન્દ્રનગરના લીંબડીમાં બે ઇંચ જૂનાગઢના માંગરોળ વિસાવદરમાં બે ઇંચ વરસાદ પડયાના સમાચાર છે

નવસારી જિલ્લામાં ગઇકાલે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા

આ સાથે જિલ્લાની ત્રણ મુખ્ય નદીઓમાં પૂર આવ્યા હતા અંબિકા અને પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે

આ વિસ્તારની શાળાઓમાં આ લોકોને સ્થળાંતરિત કરાયા હતા

જિલ્લાનો સૌથી મોટો ખોડિથાર ડેમ ઓવરફ્લો થતાં બે દરવાજા પોણો ફ્ટ ખોલવામાં આવ્યો છે

શિંગોડા ડેમ છલકાતા પૂરના પાણી કોડીનારની બજારમાં ફરી વળ્યા છે

ગુજરાતની વડી અદાલતમાં વૈભવી દેવાંગ નાણાંવટી નીરજાકુમાર સુશિલકુમાર દેસાઈ તથા નિખીલ શ્રીધરન કારીયેલની ન્યાયાધીશ તરીકે નિમણૂંકની દરખાસ્તને બહાલી અપાઈ છે મુખ્ય ન્યાયમૂર્તિ એસ

અદાલતે અરજીને ફગાવી દેતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓની કારકિર્દીને લાંબા સમય સુધી જોખમમાં મુકી શકાય નહીં

જસ્ટિસ અરૂણ મિશ્રા બી

ગવાઇ અને કૃષ્ણ મુરારીની બેન્ચે ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી મુલતવી રાખવાની અરજી પર નિરીક્ષણ કર્યું હતું કે જીવન રોકી શકાતું નથી અને આપણે તમામ સલામતી સાથે આગળ વધવું પડશે

જ્યારે કોન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નિયત કરાયેલી પ્રવૃતિઓ યાલુ રાખવા દેવાશે

જેમાં સરકાર દ્વારા ટેક અવે ની સેવાઓ માટે સમયની મર્યાદા દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે